પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્ફીના રામલીલા મેદાન ખાતે યોજાનારી રેલીમાં સંબોધન કરશે

દરોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે

તે લાભાર્થીઓ રામલીલા મેદાન ખાતે યોજાનારી ધન્યવાદ રેલીમાં ઉપસ્થિત રહેશે

ભાજપ દ્વારા આયોજિત આ રેલીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે

તથા ઝારખંડ મુક્તિ મોરયાની યુતિ આ યૂંટણીમાં ભાજપને પરાજય આપી શકાશે તેવી આશા ધરાવે છે લોક જનશક્તિ પાર્ટી તથા જનતાદળ યુનાઇટેડ પક્ષોએ પણ ચૂંટણીમાં ઝૂકાવ્યું હતું

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નક્રાના અધ્યક્ષપદે ગઇકાલે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા વિચારણાના અંતે પક્ષની વ્યુહરચના ઘડવામાં આવી હતી નવી દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતયીતમાં ભાજપના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે નાગરિકત્વ ધારાના મુદ્દે ભાજપ આગામી દસ દિવસમાં ત્રણ કરોડ પરિવારોનો સંપર્ક કરશે

આ નિવેદન પર ફસ્તાક્ષર કરનાર લોકોમાં રાજ્યસભાના સભ્ય સ્વપન દાસગુપ્તા આઈ

શિલોંગના અધ્યક્ષ શિશિર બજોરીયા જે એન

ના પ્રોફેસર ચૈનુલ હસન શાંતિ અને સંઘર્ષ અભ્યાસ સંસ્થાના ફેલો અભિજીત ઐયર મિત્રાનો સમાવેશ થાય છે આ મહાનુભાવોએ સમાજના દરેક વર્ગના લોકોને સંયમ રાખવાની અને કોમવાદ અપપ્રયારનો ભોગ નહિં બનવાની અપીલ કરી છે નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં કેટલાક વિસ્તારોમાં ભયનું વાતાવરણ ઉભું કરાયું છે જેથી હિંસાને મદદ મળી છે વાસ્તવમાં આ ધારો પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર ધાર્મિક લઘુમતીઓની આશા આંકાક્ષાઓ સંતોષે છે

આ પ્રસંગે આયોજક સંવિધાન સન્માન મંચે નાગરીકોએ સી

અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા સોશ્યિલ મિડીયા ઉપર કરાતી નોંધ ઉપર નજર રાખવાની કોઇ સૂચના આપી નથી

કે અન્ય કોઇ સંસ્થાનો માટે આવી કોઇ સૂચના મંત્રાલય દ્વારા અપાઇ નથી કેટલાંક અખબારોમાં સરકારે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સોશ્થિલ મિડીયામાં કરાતી નોંધ ઉપર નજર રાખવાની સૂયના અપાઇ હોવાના પ્રકાશિત થયેલા અહેવાલના પગલે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આવી સ્પષ્ટતા આપી હિ મંત્રાલયે જણાવ્યું છે કે કોઇપણ તથ્યોની યકાસણી વિના પ્રકાશિત થયેલા આ અહેવાલ તદ્દન અસત્ય છે

જેમાં સહભાગી રાજ્યો વચ્ચે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન અપાય છે

ની બે દિવસની મુલાકાતે જવા આજે રવાના થશે

ઇરાનની મુલાકાત દરમ્યાન શ્રી જયશંકર રાષ્ટ્ર પ્રમુખ સહન રૌહાનીને મળે તેવી સંભાવના છે

પરિષદે તેની દરેક બેઠકમાં નઠી પણ વર્ષમાં એક જ વખત જી એસ ટી દરોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે બિહારના નાયબ મુખ્યમંત્રી અને આઇ

માટેના મંત્રીઓના જૂથના કન્વીનર સુશીલક્રમાર મોદીએ ફિક્કીની વાર્ષિક બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે મહેસૂલી આવક જયાં સુધી સ્થિર થશે નહી ત્યાં સુધી જી

ના દરોમાં સુધારો થાય તેવી શક્યતા નથી શ્રી મોદીએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં જી

ના વેરાના સ્લેબ કે દરમાં વધારો કે ઘટાડો થાયે તેવી શક્યતા નથી તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર જી એસ ટી વેરામાં વધારો કરવાની તરફેણમાં નથી

હિમાચલ પ્રદેશના ઉંચાઇવાળા વિસ્તારોમાં સ્કીમાં બરફવર્ષા થઇ છે તો કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે

પંજાબ અને હરીયાણામાં પણ ભારે ઠંડી પડી રહી છે

અમૃતસર લુધિયાણાપટીયાલા ભટીંડા હિસર કર્નાલ અને સીરસા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે ધુમ્મસ છવાથેલું છે

સામ્યવાદીઓના શાસન હેઠળના આ ટાપુ દેશ માટેના નવા બંધારણના નિયમો મુજબ શ્રી ક્રઝની નિમણુંક કરવામાં આવી છે

તેમણે પ્રવાસન ક્ષેત્રના વિકાસ દ્વારા ક્યુબના અર્થતંત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

જો કે ટિકાકારોનું માનવું છે કે ક્યુબામાં સામ્યવાદી પક્ષ અને સેના વાસ્તવમાં નિર્ણય લેતા હોવાથી આવા ફેરફારો ઉપર ઉપરના ગણાવી શકાય

ઓલ ઇન્ડીયા રેડીયો પરથી મેયનો આંખે દેખ્યો અહેવાલ હિન્દી અંગ્રેજીમાં પ્રસારીત થશે

તેમણે જણાવ્યું છે કે આ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓની તાજેતરમાં નીરાકરણ લાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે અમેરીકા અને ચીન વચ્ચે વેપાર ક્ષેત્રના યુદ્ધનો અંત લાવવાના હેતુથી ડિસેમ્બર માસની શરૂઆતમાં પ્રથમ તબક્કાની વેપાર સમજૂતી સધાઇ હોવાની જાહેરાત કરાઇ હતી